શીતલ વૈશ્વવ પરેશ ધાનાણી ગુજરાત વિધાનસભા માં વિરોધપક્ષ ના નેતા પરેશ ધાનાણીએ માંગણી કરી છે કે વિધાનસભા સત્ર યાલતું હોય ત્યારે તેની પ્રત્યેક બેઠક નું જીવંત પ્રસારણ થવું જોઈએ જેથી પ્રજા ગૃહ કેવી રીતે યાલે છે તે જાણી શકે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ને લખેલા પત્ર માં શ્રી ધાનાણી એ કહ્યું છે કે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઝારખંડ તથા બિહાર માં વિધાનસભા કાર્યવાહી નું જીવંત પ્રસારણ થાય છે તેવી રીતે ગુજરાત માં પણ થવું જોઈએ તેમણે પોતાની દલીલ વધુ આગળ ધપાવતા કહ્યું છે કે જીવંત પ્રસારણ થતું હોવાથી યૂંટાયેલો પ્રતિનિધિ પ્રજા ના પ્રશ્નો ઉઠાવવા માટે કોશિશ કરશે અને ગૃહ ની કાર્યવાહી નું સ્તર બહેતર બનશે

દોષિતો સામે ફરિયાદ તેમજ પરીક્ષા આપવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મુકાશે આ નિર્ણયના પગલે આંદોલનકારી પરીક્ષાર્થીઓ અને વિદ્યાર્થીઓ માં આનંદની લાગણી વ્યાપી ગઈ છે શીતલ વૈશ્નવ પાનકાર્ડ આધારકાર્ડ આવકવેરા વિભાગે જણાવ્યું છે કે આવકવેરા વિભાગની સુવિધા સરળતાથી મેળવવા માટે પાન નંબરને આધાર ક્રમાંક સાથે આ માસના અંત સુધીમાં જોડવો ફરજીયાત છે

પાન નંબરને આધાર સાથે જોડવા કરદાતાએ ઈ ફાઈલીંગ પોર્ટલ ઉપર લોગ ઈન કરવાનું રહેશે

વર્કશોપમાં ગ્રામ્યી તેમજ શહેરી કક્ષાનો સેકસ રેશિયોની ચર્ચા કરવામાં આવી હતી

કન્નરે તમામ તાલુકા આરોગ્યઆ અધિકારીશ્રીને સુચ્યું હતું પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સન શ્રીમતિ રેખાબેન આર દવેએ બહેનોને સામાજીક શૈક્ષણિક અને આર્થિક રીતે સ શકત કરવા સમુહ લઝ્નોમાં લોકોની જાગૃતિ માટેના બેટી બયાવો બેટી પઢાઓ ઝુંબેશ માટે પ્રથત્નોે કરવા તેમજ સમાજ ડોકટર પરિવાર સૌ ને સાથે મળીને આ કામ ઉપાડી લઇ સાયા અર્થમાં બેટી બયાવો બેટી પઢાઓ સાર્થક કરવા અનુરોધ કર્યો હતો

એ એસ ઓફિસર રવિ મિત્તલે આજે માહિતી અને પ્રસારણ મંત્રાલયના નવા સેક્રેટરી તરીકેનો ચાર્જ સંભાબ્યો છે શ્રી મિત્તલે અમીત ખરે પાસેથી પદભાર ગ્રહણ કર્યો હતો જે ઉચ્ય શિક્ષણ વિભાગના સચિવ તરીકે કાર્ય કરી રહ્યાં છે

એ એસ અધિકારી શ્રી મિત્તલ નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગમાં ખાસ સચિવ તરીકે કાર્યરત હતાં